રેલ્વેથી પ્રવાસ કરનાર યાત્રિકો રેલ્વેના યુટીએસ મોબાઈલ એપને ડાઉનલોડ કરીસુવિધાનો લાભ ઉઠાવી શકે છે પરંતુ આ ઈ ટીકીટ જનરલ ટિકીટનું એક વખત બુકીંગ કરાવ્યા બાદ રદ નહીં થાય રેલ્વે બોર્ડના જણાવ્યા અનુસાર જનરલ ટિકિટ ખરીદવા માટેના બે વિકલ્પ હશે એક વિકલ્પ પર પેપરલેસ ટિકિટ બુકીંગ થશે અને બીજા વિકલ્પમાં યાત્રી ટિકીટ બુક કરાવ્યા બાદ ટિકિટ કાઉન્ટર કે ઓટોમેટીક વેડીંગ મશીનથી પ્રીન્ટ મેળવી શકશે અને પ્રિન્ટવાળી ટિકિટને રદ પણ કરાવી શકશે આરતી ભટ્ટ રાજ્ય સરકાર ઈ ટેબલેટ રાજ્ય સરકાર આજના જ્ઞાનયુગમાં ગુજરાતના યુવાનો અગ્રેસર રહે તે હેતુથી કોલેજ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને દર વર્ષે નવો ઈ ટેબલેટ આપશે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી અને જી ટી યુ સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને આધુનિક ફોરજી ટેબલેટનું વિતરણ કરતાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું

આના ભાગરૂપે ઈ લાઈબ્રેરી અને ટેબલેટમાં બધા જ અભ્યાસક્રમનો સમાવેશ થઈ જાય તેવો પ્રયાસ કરાશે તેમણે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ફાઈવજી ટેબલેટ આપવાનું વચન આપ્યું હતું તથા દિવાળી બાદ રેલવેયુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરાશે તેવી જાહેરાત કરી હતી

ગાંધીધામ સંકૂલની જીવાદોરી સમાન અને અંજાર તાલુકાના મહત્ત્વના એવા ટપ્પર ડેમને નર્મદાનાં નીરથી ભરવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે

આ અંગે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે ટપ્પર યોજના પીવાના પાણી માટે અત્યંત ઉપયોગી યોજના છે

આ કામો હાલ આખરી તબક્કામાં છે ડેમના વેસ્ટ વિયર પર નવી આર સી સી પેનલ બાંધવાની કામગીરીનો સમાવેશ થાય છે કચ્છ જિલ્લાને નર્મદાનાં વધારાનાં એમ સી એફ ટી

જે રેકનું જિલ્લો કલેકટર સુશ્રી રેમ્યા મોહને વિધિવત સ્વાગત કર્યુ હતું

આ ઘાસ ભુજ સેન્ટ્રલ ડેપો મારફતે જરૂરિયાત પ્રમાણે તાલુકાવાર ડેપો વાઈસ ઘાસની વિતરણ સુચારૂ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘાસ સારી કવોલીટીનું છે અને પેકીંગમાં છે ઘાસ વધુ જથ્થામાં ટ્રેન મારફતે મળવાથી કચ્છ જિલ્લાને ખુબજ રાહત થશે આરતી ભક્ટ હવામાન જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સવારે અને રાત્રે ગુલાબી ઠંડી અને દિવસભર અનેખાસ કરીને બપોરના સમયે સખત ગરમી અનુભવાય છે હવામાન વિભગાના સુત્રોના જણાવ્યા અનુસાર શિયાળાના વિધિવત આગમન માટે એક પખવાડિયા જેટલી રાહ જોવી પડશે કેમ કે પહાડી રાજ્યોમાં બરફ વર્ષા શરૂ થયો નથી હિમ વર્ષા બાદ ઉત્તરના ઠંડા પવનોને સીધી અસર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં થશે